કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યોએ ગૃહમાં વિશ્વાસનો મત હાથ ધરવાનો નિર્દેશ આપવા વિનંતી કરતી અરજીની તાત્કાલિક સુનાવણી કરવાનો સર્વોચ્ય અદાલતે ઈન્કાર કર્યો છે

તેઓ આજે સવારે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા દરમિયાન શ્રી રમેશકુમારે બળવાખોર ધારાસભ્યોને આવતીકાલે સવારે તેમની ઓફિસમાં ફાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે વિધાનસભાના અધ્યક્ષ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા સિદ્વરમૈથા દ્વારા બળવાખોરોને પક્ષ વિરોધી કામગીરી કરવા માટે તેમને ગેરલાયક ઠેરવવા વિનતી કરતી અરજીની કાર્યવાહી આવતીકાલે હાથ ધરવાના છે

બળવાખોર ધારાસભ્યોને ત્રણ દિવસમાં આગળ આવીને પોતાને પક્ષ રજૂ કરવા અધ્યક્ષે જણાવ્યું હતું

બે ધારાસભ્યો આર શંકર અને એય નાગેશ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ અદાલતમાં વિશ્વાસનો મત મેળવવાની પ્રક્રિયા કોઈને કોઈ રીતે લંબાવાઈ રહી હોવાનું જણાવ્યું હતું મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે આ અંગે આવતીકાલે સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતું

જીએસએલવી માર્ક ત્રણ રોકેટની મદદથી ચંદ્રયાન બેનું અવકાશમાં પ્રક્ષેપણ કરાશે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાનના પ્રક્ષેપણનું ગઈકાલે રીફર્સલ કર્યું હતું

જાકે ટેકનીકલ ખામી સર્જાતા પ્રક્ષેપણ રોકવામાં આવ્યું હતું

ઈસરોના અધ્યક્ષ ડોક્ટર શિવાને જણાવ્યું છે કે ચંદ્રની ધરતી પરના ખનીજાનો તથા રાસાયણી સંરચનાનો અભ્યાસ કરવો ચંદ્રના દક્ષિણ ધૂવના વિસ્તારમાં પાણી અથવા બરફ છે કે કેમ તેની શોધ કરવી ચંદ્રના વાતાવરણનો અભ્યાસ કરવો તથા અદ્યતન કેમેરા વડે ચંદ્રની ધરતીનો નકસો તૈયાર કરાયો તે ચંદ્રથાન બે મીશનના ધ્યેયો છે

તેમણે કહ્યું કે મોદી સરકારે માળખાકીય સુવિધાના વિકાસ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય લીધા છે કેન્દ્ર સરકારે બધા જ પ્રકારના ભુષ્ટાચાર વિરુદ્ધ કડક પગલાં લીધા છે જેને એનડીએના બીજા કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ ગણાવી શકાય

ભારતીય અર્થતંત્રને પાંચ દ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે ગતિ કદ અને કૌશલ્ય આ ત્રણ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે તેમ શ્રી જાવડેકરે કહ્યું

આજે ગૃહની બેઠક શરૂ થતાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એલ

પી ના સાંસદ રામચંદ્ર પાસવાન તથા દિલ્હીના મુખ્યમંત્રી શીલા દિક્ષીતના અવસાન અંગે ગૃહને જાણકારી આપી હતી શ્રી પાસવાન બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક પર યૂંટાયા હતા

સભાપતિ વેકૈંયા નાયડુએ આ બાબત ન્યાયાલયાધીન હોવાથી તે ગૃહમાં રજૂ કરવા દેવાનો ઇન્કાર કર્યો હતો આના પરિણામે કોંગ્રેસના સભ્યોએ ગહમાં સુત્રોચ્યાર શરૂ કર્યો હતો ટીએમસીના સભ્યો પણ સૂત્રોચ્યારમાં જાડાયા હતા

ન્યૂયોક્રમાં એક સમાચાર સંસ્થા સાથે વાત કરતાં તેમણે વસ્તુ અને સેવાકર નાદારી અને નાદારી ધારામાં રચનાત્મક સુધારા પસાર કરવાથી પરિવર્તનની શરૂઆત થઈ છે તેમ જણાવ્યું હતું તેમણે કહ્યુંં હતું કે આ બધા કાર્યો પાછળ સમથ લાગ્યો છે પરંતુ હવે તેના લાભ મળશે શ્રી કુમારે આગામી પાંચ વર્ષ દરમિયાન મોદી સરકાર વર્તમાન વિકાસ દર તે આઠ ટકાથી વધારે કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હતી છે અને તેનાથી દેશને પાંચ દ્રિલિથન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને આસાનાથી પ્રાપ્ત કરી શકાશે શ્રી કુમારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા મથકે સતત વિકાસ લક્ષ્યો ઉપર ઉચ્યસ્તરીય રાજનૈતિક મંત્રીસ્તરની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગયા છે તેમણે ન્યૂયોક્રમાં ભારતની કોનસ્ચુલેટ જનરલમાં ભારત રોકાણ પરિષદમાં મુખ્ય ભાષણ આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં રજૂ કરાયેલા કેન્દ્રિય અંદાજપત્રમાં એફ

ના પ્રવાહને ઉદાર બનાવવા દ્વારા વ્યવસાયને વધુ સરળ બનાવવા અને આગળ વધારવા માટે મોટા પગલાં લેવામાં આવ્યા છે

અમેરિકાએ આતંકવાદ અને આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવાની જાહેરમાં શીખ આપીને સંરક્ષણ ક્ષેત્રે પાકિસ્તાનને અપાતી સહાય બંધ કરી છે ત્યારથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો નબળા બન્યા છે આજે યોજાનારી મંત્રણામાં અમેરિકા આતંકવાદ સામે નક્કર કાર્યવાહી કરવા પાકિસ્તાન ઉપર દબાણ વધારે તેવી સંભાવના છે

દરમિયાન બ્રિટનના વિદેશમંત્રી જેરીમી હન્ટે જર્મની તથા ફાન્સના વિદેશમંત્રીઓ સાથે આ મુદ્દે ચર્યા કરી હતી ત્રણેય વિદેશ મંત્રીઓએ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજાની સલામતીને ટોયની અગ્રતા આપી હતી

લગ્ન સમારોહમાંથી ઘણા બધાં લોકોને લઈને પરત ફરી રહેલી બસને અજાલ્યા વાહને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો